દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો કરવાના પગલાંની સમીક્ષા કરી

ઉપરાંત દેશના ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોને તમામ કોવિડ સાવચેતી પગલાઓનું પાલન કરવા અને દેશમાં રોગયાળાની બીજી લહેર સામે લડવામાં મદદ કરવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે ગયા વર્ષે બધા લોકોએ કોવિડને લગતી સાવચેતીઓનું પાલન કર્યુ હતું અને આ સમયગાળામાં રાષ્ટ્રને આ રોગયાળામાંથી મુક્તિ અપાવવામાં મદદ કરી હતી

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આધુનિક ભારતના ગામોને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવવા માંગે છે

બેઠકમાં ઓક્સિજનની વધતી જતી માંગ વચ્ચે દેશમાં ઉત્પાદન અને ઉપલબ્ધતામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે તમામ મંત્રાલયો અને વિભાગોએ ઓક્સિજન અને તબીબી માંગની ઉપલબ્ધતાને પહોંચી વળવા સુમેળપૂર્વક કામ કરવું જોઈએ

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે કોવિડ રોગયાળા સામેની લડત માટે સંરક્ષણ મંત્રાલય અને ત્રણ સૈન્યના પ્રયાસોની સમીક્ષા કરી શ્રીસિંહે કહ્યું કે મંત્રાલય અને સશસ્ત્ર દળો નાગરિક વહીવટને તમામ શક્ય સહાય આપવા માટે પ્રતિબધ છે

ગુજરાતમાં એક હજાર પથારીની ક્ષમતાવાળી એક હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે લખનૌમાં પણ કોવિડ કેન્દ્ર સ્થાપવામાં આવશે આ હોસ્પિટલ આગામી પાંચ છ દિવસમાં કાર્યરત થઈ જશે

આ પ્લાન્ટની મદદથી માત્ર કોલવડાની જ નહીં પરંતુ અન્ય હોસ્પિટલોને પણ ઓક્સિજન મળી રહેશે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે અસરકારક પગલા લીધા છે

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિયારો વ્યક્ત કરશે આવતીકાલે સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં એન વી રમણાને મુખ્ય ન્યાયાધીશ પદના શપથ લેવડાવ્યા જસ્ટિસ શરદ અરવિંદ બોબડે નિવૃત્ત થયા બાદ તેઓ આજે દેશનામુખ્ય ન્યાયાધીશ બન્યા છે

આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશો અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અત્યાર સુધીમાં દસ મૃતદેહો મળી આવ્યા છે સેનાએ જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકો માટે બયાવ કામગીરી માટે પ્રયાસો યાલુ છે ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ યૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં કોવિડ માર્ગદર્શિકાના પાલન અંતર્ગત રાજ્યના વિરષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી કોવિડ સંબંધી ફરિયાદો ઉપર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંન્દ્ર અને ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે બેઠકમાં ભાગ લીધો હતો બેઠકમાં યૂંટણી પ્રયાર દરમ્યાન આપત્તિ સંચાલન નિયમોના યોગ્ય પાલન ન થવા બાબતે પંચે ખેદ વ્યકત કર્યો હતો પંચની કાર્યકારી સિમિતિએ નિર્દેશ આપ્યા છે કે રાજ્ય આપત્તિ સંચાલન સત્તામંડળ અને તેના પદાધિકારીઓએ ચૂંટણી પ્રચાર દરમ્યાન કોવિડથી બચવાના તમામ નિયમોને કડક રીતે અમલ મૂકવા જોઈએ